પ્રશિક્ષકોના દિક્ષાંત પરેડને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું વિશ્વ સલામતી માળખું ઊભું કરવા માટે ભારત કટિબધ્ધ હોવાનું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જણાવ્યુ સૈન્યના વડા જનરલ મુકુંદ નરવણેએ લદાખ માં વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર સલામતી બંદોબસ્ત ની સમિક્ષા કરી સુપ્રિમકોર્ટે આજે જેઇઇ અને નીટ પરીક્ષાને બીજીવાર મુલતવી રાખતી વિનંતી અરજી ફગાવી દીધી નીટ અને જેઇઇ પરીક્ષા યોજવાનો માર્ગ મોકળો થયો

પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પોલીસ પ્રશિક્ષકોને પોતાની વર્દી પર ગર્વ હોવો જોઇએ

હૈદરાબાદ ખાતે આ પ્રશિક્ષકોને પ્રાથમિક અભ્યાસમાં કાયદો નેતૃત્વ અને વ્યવસ્થાપન આંતરીક સલામતિ ફોરેન્સીક જેવા વિવિધ વિષયોનો પરિચય અપાયો હતો

આ અગાઉ તેમણે મસૂરી ખાતેની લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહિવટી અકાદમી ખાતે ફાઉન્ડેશન કોર્સ પુરો કર્યો હતો

શાંઘાઇ સહકાર શિખર પરિષદ ની સંરક્ષણ મંત્રીઓની સંયુક્ત બેઠકને સંબોધન કરતાં તેમણે આ પ્રતિબધ્ધતા દોહરવી હતી

આ માટે આ ક્ષેત્રમાં પરસ્પર વિશ્વાસ સહકાર અને બિનઆક્રમણકારી એવું આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમોનું પાલન કરતું અને પરસ્પરના હિતોને અને વિવાદો નો શાંતિ પૂર્ણ ઉકેલ લાવતું વાતાવરણ સર્જવું જરૂરી છે શ્રી સિંઘે ભાર પૂર્વક જણાવ્યું હતું કે પરંપરાગત અને બિનપરંપરાગત જોખમો ઉપરાંત આતંકવાદ નશીલી દવાઓની હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ ઉપર નિયંત્રણ માટે સંસ્થાગત ક્ષમતા ઊભી કરવી ખૂબ જ જરૂરી છે તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં તમામ પ્રકારના આતંકવાદ ને વખોડી કાઢે છે અને તેને પ્રોત્સાહન આપતા તત્વોને પણ વખોડી કાઢે છે તેમણે કહ્યું કે ભારત એસ

ના ક્ષેત્રીય આતંકવાદ વિરોધી માળખાને અને તેના કાર્ય ને આવકારે છે શ્રી સિંઘે જણાવાયું કે ભારત આતંકવાદ વિરોધી શાંતિ મિશનની કવાયતના આયોજન માટે રશિયન ફેડરેશનનો ખૂબ આભાર માને છે જેને કારણે બંને દેશોના સંરક્ષણ દળોમાં અનુભવોની આપલે અને પરસ્પર વિશ્વાસ ઊભો થાય છે શ્રી સિંઘે જણાવ્યું હતું કે આમ છતાં આપણે હજુ બધા માટે સુરક્ષા અને વિકાસ ના ધ્યેયથી ખૂબ જ દૂર છીએ અને અફઘાનિસ્તાનની સુરક્ષાની સ્થિતિ ફજુ પણ ચિંતાનો વિષય બનેલી છે તેમણે જણાવ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં અફઘાનિસ્તાનના નેતૃત્વ હેઠળની અને તેના નિયંત્રણ વળી કોઈપણ પહેલ માટે અફઘાન લોકો અને અફઘાન સરકારના પ્રયાસોને ટેકો આપે છે

આ કવાયતમાં ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ ગાઇડેડ મિસાઇલ વિધ્વંસક વ્યૂહરચના સ્વદેશી પોટ સહ્યાદ્રી અને ટેન્કર બેડા શક્તિ કરશે આ કવાયતમાં હેલિકોપ્ટરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રશિયાની નૌકાદળનું પ્રતિનિધિત્વ વિધ્વંસક એડમિરલ વીનોગ્રાડોવા એડમિરબ ટ્રાઇબ્ટસ્ અને ટેન્કર બેડા બોરિસ બુટામા કરશે

પરંતુ આપણા સૈન્યનું મનોબળ મજબૂત છે અને તેઓ કોઇપણ પડકારનો સામનો કરવા તૈયાર છે એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા તેમણે કહ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણી સાવચેતીના પગલા તરીકે સલામતી માટે સૈન્ય તૈનાત કરી રહ્યા છીએ જો કે આપણી સુરક્ષા અને સાર્વભૌમત્વ સુરક્ષીત છે

સૈનાના પ્રમુખે કહ્યું હતું કે છેલ્લા બે ત્રણ મહિનાથી પરિસ્થિતિ તંગ રહી હતી તેમણે કહ્યું હતું કે ભારત ચીન સાથે લશ્કરી અને રાજદવારી સ્તરે વાટાઘાટો કરી રહ્યું છે અને તે આગળ પણ વાટાઘાટો ચાલુ રાખશે સેનાના પ્રમુખે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે બંને દેશો વચ્ચે ઉદભવતા વિવાદને વાટાઘાટો દ્વારા ઉકેલી શકાશે તમણે કહ્યું કે સીમાની પરિસ્થિતિમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી અને અમે દેશના હિતોનું રક્ષણ કરવામાં સક્ષમ છીએ બિપિન રાવત ચીન સંરક્ષણ દળોના વડા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે જણાવ્યું છે કે લડાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીન દ્વારા કોઈપણ દુઃસાહસનો પ્રતિકાર કરવા ભારત સંપૂર્ણ પણે સજ્જ છે અમેરિકા ભારત વ્યૂહાત્મક ભાગીદારી ફોરમ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતા જનરલ રાવતે આ પ્રમાણે જણાવ્યું હતું જેઇઇ નીટ સુપ્રીમકોર્ટે આજે એન્જીનિયરીંગ સંયુક્ત પ્રવેશ પરીક્ષા જેઇઇ અને મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટને કોરોના સંકટને લીઘે બીજીવાર મુલતવી રાખતી વિનંતીની અરજી ફગાવી દીધી છે

સમીક્ષાની આ અરજી પશ્ચિમ બંગાળ ઝારખંડ રાજસ્થાન છત્તીસગઢ પંજાબ અને મહારાષ્ર્ ના મંત્રીઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની યોજના એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનનો મૂળ ઉદેશ્ય ભારતના વિવિધ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિવિધ સંસ્કૃતિઓનું આદાનપ્રદાન કરવાનો છે બંને રાજયો વચ્ચે લોકો કલા સંસ્કૃતિ શિક્ષણ સાહિત્ય અને એકબીજાની પરંપરાઓ સમજવા માટે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે જેથી રાજય રાજય વચ્ચેના પરસ્પરના સંબંધો મજબૂત બને છે આ અભિયાન અંતર્ગત મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં એક ભારત શ્રેષ્ઠ ભારત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

જે નોંધનીય છે ધાન્યપાકની વાવણી હજુ ચાલુ છે જયારે કઠોળ બાજરી અને તેલીબિયાંની વાવણી લગભગ પૂર્ણ થઇ ગઇ છે ફષિમંત્રી નરેન્ક્રસિંહ તોમરે કહ્યું છે કે આજની તારખી સુધીમાં ખરીફ પાકના વિસ્તારમાં વધારો થયો છે તેમણે કહ્યું કે સમયસર બિયારણ જંતુનાશક દવા ખાતરો મશીનરી અને ખેડૂતોને લોનની ઉપલબ્ધતાને લીધે ખૂબ મોટા વિસ્તારમાં ખરીફ પાકની વાવણી થઇ શકી છે શ્રી તોમરે કહ્યું કે ખેડૂતોએ સમયસર નવી ટેકનોલોજી અપનાવી અને સરકાર દ્વારા ચાલતી યોજનાઓને લાભ લેવા આગળ આવ્યા તેના લીધે જ આ વાવેતર શક્ય બન્યું છે

ઔદ્યોગિક ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે ભારતે ઘડેલી વ્યૂહરચના સફળ બનાવવા માટે સ્વદેશીનો આગ્રહ શિપિંગ મંત્રાલયમાં શરૂ કરાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું

શ્રી માંડવિયાએ કહ્યું કે ભારતમાં જહાજ બાંધકામ સમારકામ અને રી સાયકલિંગ નો ઉદ્યોગ ધમધોકાર ખીલે તે માટે પૂરતા પ્રોત્સાહન આપવા મોદી સરકાર તૈયાર છે અને વહાણવટા ઉદ્યોગ તરફથી સાનુકૂળ પ્રતીભાવ મબ્યા છે